એ અગાઉ ભારતીય બંધારણ સભાના અધ્યક્ષ તરીકે બંધારણ ઘડતરમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી

એ નિમિત્તે ભુજ અને અન્ય સ્થળોએ નાગર સમાજ દ્વારા તેમના પદો ભક્તિગીતોને લગતા કાર્યક્રમો યોજાશે

સૌરભભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં બહુધા વિભાગોમાં હવે લેસ હ્યુમન ઈન્ટરફેઈસ થાય તેવા હેતુથી ઓનલાઈન પધ્ધતિ વિકસાવવાને પરિણામે ભ્રષ્ટાચારની માત્રામાં ગુજરાત દેશમાં અત્યંત ઓછા ભ્રષ્ટાચારવાળા રાજય તરીકે આ સર્વેમાં ઉભરી આવ્યું છે

ગુજરાત ઉપરાંત ગોવા ઓડિશા કેરળ અને હરિયાણાનો સમાવેશ પણ સૌથી ઓછા ભ્રષ્ટાચાર થતા રાજ્યોમાં કરવામાં આવ્યો છે નેહલ ઠક્કર પ્રદિપસિંહ જાડેજા રાજ્યના સુરત વડોદરા અને રાજકોટમાં મહિલા દ્વષ્કર્મની ઘટનામાં સુરત અને રાજકોટના આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે વડોદરાના આરોપીને પકડવા માટે રપ ટેકનીકલ સર્વેલન્સની ટીમને કામે લગાવી છે રાજ્ય ગ્રહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે હેદરાબાદમાં ડોકટર યુવતી સાથે બળાત્કારની જે ઘટના બની હતી તેની સામે સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતના ત્રણ મોટા શહેરો સુરત વડોદરા રાજકોટમાં પણ મહિલા દ્રષ્કર્મની ઘટના બની છે આ ઘટનાને લઈને રાજ્યના મહિલા આયોગ અને ગૂહ વિભાગ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે રાજ્યનો કાયદા વિભાગ અને ગ્રહ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કામ કરીને આ પ્રકારના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને ફાંસીની સજા થાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નેહલ ઠક્કર સહકારી મંડળીઓ ગુજરાત રાજ્યની હાઉસિંગ સહકારી મંડળીઓમાં પ્લોટ મકાન ફ્લેટ કે બંગ્લોઝની ટ્રાન્સફર ફી પેટે નિયત થયેલ ફી જ લેવાની રહેશે અન્ય હેતુ માટે વધારાની રકમ લેનારા સામે કાયદેસરના પગલા લેવામાં આવશે

ગુજરાત રાજ્યની હાઉસીંગ સહકારી મંડળીઓમાં પ્લોટ મકાન ફલેટ કે બંગ્લોઝ ટ્રાન્સફર કરવા માટે ટ્રાન્સફર ફીના દર તા

હાઉસીંગ મંડળીઓમાં નિયત કરેલા ફી કરતાં વધારાની રકમ વિકાસ ફંડ જેવા અન્ય કોઈ હેતુ માટે ઉઘરાવવા અને અનઅધિક્રત નાણાં મેળવવાના પ્રયાસ બદલ જવાબદાર હોદેદારો વ્યક્તિઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રહ સહકારી મંડળીઓ જ ટ્રાન્સફર ફી લઈ શકે છે હાઉસીંગ સર્વિસ કો ઓપ સોસાયટીને ટ્રાન્સફર ફી લેવાનો અધિકાર નથી

સતત વરસાદને કારણે જમીનમાં ભેજ વધતા ખેત પાકોમાં જીવાતના ઉપદ્રવથી પાક ઉત્પાદન ઉપર માઠી અસર પહોંચતા ખેડૂતોને મદદરૂપ થવા રાજય સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ જાહેર કરાયું છે

આ તાલીમ કાર્યક્રમ સિલાઈ કામ હસ્તકલા ડ્રેસ મેકિંગ મોબાઈલ ટી વી

સી